વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ સ્થપાશે

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી આજે વિધાનસભાના અધ્યક્ષ ચૂંટશે

કુસ્તીબાજ રવિન્દ્રએ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે

બંને દેશોએ આતંક વિરોધી કાર્યવાહીમાં સહયોગ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અને પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રોમાં બાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર રક્યા છે વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ સમજૂતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુવરાજ મોફમ્મદ બિન સલમાને ગઈકાલે રિયાધમાં ફસ્તાક્ષર કર્યા આ પરિષદ બંને દેશો વચ્ચેના સંબંધોના બધા પહેલૂઓને આગળ વધારવા માટે દ્વિપક્ષીય બાબતોને નક્કી કરશે પ્રધાનમંત્રી શ્રી મોદી અને યુવરાજ મોફમ્મદ બિન સલમાનની વચ્ચે ઉચ્ય પ્રતિનિધિમંડળ સ્તરની વાતયીત પૂરી થયા બાદ સમજૂતી કરાર પર ફસ્તાક્ષર થયા બંને દેશોએ ઉગ્રવાદ અને આતંકવાદની સાર્વલૌમ સમસ્યાને કોઈ ખાસ જાતિ ધર્મ કે સંસ્ક્રતિ સાથે જોડવા માટે કોઈપણ પ્રથાસને યોગ્ય ગણાવ્યો હતો બંને દેશોએ બધા પ્રકારના આતંકવાદી કૃત્યોની નિંદા કરી અને અન્ય દેશો વિરૂદ્ધ મિસાઈલ અને ડ્રોન જેવા હથિયારોનો ઉપયોગ આતંકવાદીઓનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

બંને દેશોએ સંયુક્તપણે કોઈપણ દેશના આંતરિક મામલામાં બધા જ પ્રકારના હસ્તક્ષેપને નકારવાની વાતને દોહરાવી હતી તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીને કહ્યું હતું કે તે બધા જ પ્રકારના આતંકી હુમલાને રોકવાના જવાબદારીપૂર્વક પ્રયાસ કરે બંને દેશોએ પેલેસ્ટાઈનમાં ન્યાયપૂર્ણ વ્યાપક અને સ્થાથી શાંતિ સ્થાપવાની ઈચ્છા જાહેર કરી હતી

બંને દેશોએ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સહિત પરસ્પર હિત પર અસર કરતા જળમાર્ગોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ઉપાયોને પ્રોત્સાફન આપવા દ્વિપક્ષીય સમજૂતીના મહત્વનો સ્વીકાર કર્યો હતો જે ક્ષેત્રોમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા તેમાં સંરક્ષણ નવીનિકરણીય ઉર્જા ગેરકાયદેસર વ્યાપાર અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા તથા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો સમાવેશ થાય છે સાઉદી અરેબિયાથી નવી દિલ્હી રવાના થતા અગાઉ પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં મુખ્ય નેતાઓ સાથેની પોતાની વાતયીતને લાભપ્રદ ગણાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા છે

રિથાધમાં ભવિષ્યનિધિ રોકાણકાર પહેલના મંચ પરથી સંબોધન કરતા શ્રી મોદીએ આગામી પાંચ વર્ષોમાં ભારતને પાંચ દ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પને દોફરાવ્યો હતો પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે જ્યાં સ્ટાર્ટ અપને અનુકૂળ માહોલ છે તેમણે કહ્યું કે ભારતની સ્ટાર્ટ અપ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોકાણ કરવાનું શરૂ કર્યું છે તેમણે ભાવિ સમૃદ્ધિ માટે પાંચ મુખ્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જેમાં ટેકનોલોજીનો પ્રભાવ માળખાગત વિકાસનું મહત્વ માનવ સંશાધન પર્યાવરણની સંભાળ અને વ્યાપાર અનુકૂળ વહિવટનો સમાવેશ થાય છે

દરમ્યાન ભારતીય જનતા પાર્ટી આજે મુંબઈમાં પોતાના વિધાનસભાના અધ્યક્ષને ચૂંટી કાઢશે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્રસિંહ તોમર અને પાર્ટીના ઉપાધ્યક્ષ અવનીશ રાય ખન્ના કેન્દ્રીય નીરિક્ષક બનશે

સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ શ્રમિકો મુરસ્લીન રફીક અને કમારુદ્દીન તરીકે ઓળખાયા છે બેની ઓળખ થઈ શકી નથી ઘાયલ જફીરુદ્દીનને હોસ્પીટલમાં દાખલ કરાયો છે જેનું ઘર પશ્ચિમ બંગાળમાં છે

આ સાંસદો ઈટાલી બ્રિટન ફાન્સ જર્મની અને પોલેન્ડ દેશોના છે

સુશ્રી સીતારમણે આ અવસરે કહ્યું કે પરમહંસ યોગાનંદ ભારતના મહાન સપૂત હતા જેમણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી

આ પ્રસંગે શ્રી કોવિંદે કહ્યું કે કાયદાના નિયમો આદર્શ રાજ્યનો પાયો હોય છે અને કાયદાના સંરક્ષક તરીકે ભારતીય પોલીસ સેવાની મહત્વપૂર્ણ ભૂમિકા છે તેમણે કહ્યું કે પ્રશાસનનું મુખ્ય દૃશ્ય કાયદાના નિયમથી વિકસીત થયું છે

બ્રાઝિલમાં દૂધ બેંકની સફળતાથી પ્રેરિત થઈને ભારતમાં પણ આવું જ વ્યાપક નેટવર્ક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

તેમણે કહ્યું કે સભ્યદેશોએ બાળ મૃત્યુદર ઓછો કરવા નવજાત શિશુને માનું દૂધ અને સસ્તી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સહિયારા પ્રયાસ કરવાનો નિર્ણય લીધો છે શ્રી ચૌબેએ જણાવ્યું કે સભ્ય દેશોએ વ્યાપક આરોગ્ય સંભાળ મળી રહે તે માટે આયુષ્યમાન ભારત કાર્યક્રમની પ્રશંસા કરી છે